આશરે ત્રણ લાખ લોકોન્ડ્રં સ્થળાંતર કરાશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવતીકાલે વહેલી સવારે વાયુ વાવાઝોડ્ ત્રાટકશે તેવી આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે

મી દૂર છે

વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગીરસોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી જામનગર દ્વારકા ભાવનગર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં ભારે વરસાદ થશે જ્યારે સુરત વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે આવતીકાલે સવારે વાવાઝોડું ત્રાટકવા સાથે ભારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ દરિયાઇ જિલ્લામાં પડવાની આગાહી છે સાથોસાથ રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની ચેતવણી અપાઇ છે

રાજ્યમાં વાયુવાવાઝોડા માટે હાઇએલર્ટ આપવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા દરિયા કિનારાના જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્યની ખડેપગે રહેવાના આદેશ અપાયા છે

વાવાઝોડાથી અસરગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા બેટ દ્વારકામાં ગીર સોમનાથમાં પાંચ રાજકોટ અમરેલીમાં ચાર જૂનાગઢ પોરબંદર ભાવનગરમાં પ્રત્યેક ત્રણ ટીમો એનડીઆરએફ કાર્યરત થશે રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડાને ધ્યાનમાં લઈ ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરાયો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઇકાલે વાયુ વાવાઝોડા સામે રાજ્ય સરકારની સજ્જતાની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ બેઠકબાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ આશરે ત્રણ લાખ લોકોનું આજે સ્થળાંતર કરાશે

દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં સરકારી કર્મચારીની રજા રદ કરી સૌને ફરજ ઉપર હાજર થવાના હુકમ કરાયા છે તો બીજી બાજુ સૈન્યની ત્રણેય પાંખ કોસ્ટગાર્ડ તથા એન ડી આર એફ ને સાબદા કરાયાં છે મધદરિયેથી તમામ માછીમાર બોટને કિનારે બોલાવી લેવાઇ છે તો ઘોઘા દહેજ વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વિસ પણ અગિયારથી તેર જુન બંધ રાખવા નિર્ણય લેવાયો છે અલંગશીપ બ્રેકીંગ યાર્ડમાં પણ કામકાજ બંધ કરી મજૂરોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે વાવાઝોડાગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા તમામ જિલ્લા તરફ એન ડી આર એફ

સરકારી દવાખાનાઓમાં સારવારનો પ્રબંધ તથા દવાનો પુરતો જથ્થો હાથવગો રાખવા આદેશ થયા છે તો સ્થળાંતર કરવું પડે તેવા ગામડામાં વૈકલ્પિક આશ્રયસ્થાન ક્યાં ઉભા કરવા તેની ગોઠવણ ચાલી રહી છે પીવાનું પાણી વીજળી ટેલિફોન સેવા તથા સડક મરામત જેવા કામ માટે ટુકડીઓ તૈયાર કરી વાવાઝોડાના આગમન પહેલાથી જે તે જિલ્લામાં તેનાત કરાઇ રહી છે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું હતું કે જાનમાલની ખુવારી અટકાવતા પગલા ભરવામાં કોઇ કચાશ રખાશે નહીં

હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વાયુ વાવાઝોડાની તિવ્રતા તથા ભારે વરસાદની સંભાવના વિશે વાકેફ બન્યા બાદ શ્રી શાહે ગુજરાતને મદદરૂપ બનવા તંત્રને સુચના આપી હતી વીજળી ટેલીકોમ પીવાનું પાણી તથા સડક વ્યવહારમાં વિક્ષેપ પડે તો તાબડતોબ તેને ફરી શરૂ કરતી વ્યવસ્થા આગોતરા ધોરણે ગોઠવવા તેમણે કહ્યું હતું દરમ્યાન કેબિનેટ સચિવ દ્વારા નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક પણ બોલાવાઇ હોવાના અહેવાલ છે તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાહત બચાવની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્રને સતત દોરવણી આપી રહ્યા છે અને આફતને સમયે પ્રજાની વહારે થવા દરેક મંત્રીને પોતાના વિસ્તારમાં હાજર રહેવા કહ્યું છે ગુજરાતમાં વાવાઝોડાની આગાહીના પગલે ભાજપા દ્વારા વાવાઝોડાગ્રસ્ત નાગરિકોની સહાય માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે

વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવા જેવી કુદરતી આફત સમયે સજ્જ સતર્ક અને સાવધાન હોય તેવા લોકો જાનમાલનું નુકશાન થતું મોટાપાયે અટકાવી શકે છે સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સલાહ પ્રમાણએ ગ્રામવાસીઓને પોતાના મકાનની હાલત ચકાસવા કહેવાયું છે કાચું મકાન આવા સમયે છોડી દેવું પડે ઢોરઢાંખરને ખુંટે બાંધી રાખવાને બદલે છૂટ્ટા મૂકી દેવા જોઇએ આકાશવાણીનું પ્રસારણ અવિરત સાંભળી શકાય તે માટે ટ્રાન્ઝીસ્ટર રેડિયો હાથવગો રાખવો બેટરી ફાનસ તૈયાર રાખવા માછીમાર અને અગરિયા માટે સલામત સ્થળે ખસી જવું અનિવાર્ય છે નિચાણવાળા વિસ્તારના લોકોએ અગાઉથી પોતાના વૈકલ્પિક આશ્રયસ્થાન વિચારી રાખવા રાજ્યના વાતાવરણમાં ગઇકાલે સાંજે અચાનક પલટો આવ્યો છે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયાના અહેવાલ છે નવસારી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગણદેવી તથા આસપાસના વિસ્તારમાં ગઇ રાત્રે બે કલાક સુધી વરસાદત્ર વરસ્યો હતો રાત્રીના સમયમાં વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ડાંગ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા ગુજરાતમાં ચોમાસાનો પહેલો અનુભવ સાપુતારાને થયો છે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર સ્થાનિક સરપંચ મારફથે આહવા પહોંચી રહ્યાં છે ગાજવીજ સાથે ઝાપટાં પડતા જ્યાં ઠંડક ફેલાઇને વિસ્તારમાં સુબીર ચિંચલી ગદડ બોરખલ તથા માલેગાંવનો સમાવેશ થાય છે

દરમ્યાન તાપીમાં ડોલવણ સહિતના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે વાયુ વાવાઝોડાંની સંભવિત આપત્તિ સામે કચ્છમાં કંડલા મહાબંદર ઉપરાંત મુંદ્રા જખૌ અને માંડવી બંદરે તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તમામ તાલુકાના જવાબદાર અધિકારીઓની બેઠક બોલાવી સાવચેતીના ઉપાય હાથ ધર્યા છે પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા જાહેર સ્થળોએ લગાવેયાલા બેનર્સ પોસ્ટર્સ તેમજ હોર્ડીગ્સને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી રહ્યા છે તથા જિલ્લામાં આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ આ વન વિભાગની ટૂકડીઓ બચાવ અને રાહત માટેની કામગીરી માટે સજ્જ થઈ ગયા છે મોરબી જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના ચાલીસ જેટલા ગામોને અસર થવાની સંભાવનાના પગલે લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે

જ્યારે ચાર હજાર જેટલા માછીમારોને દરિયામાંથી પર બોલાવી લેવાયા છે ગીર સોમનાથમાં પણ વેરાવળ રેન્જના તેર સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે જેમાં વડાદરા ડોડીયા ખાતેથી ત્રણ આદરીમાંથી પાંચ હીરલ નદી કાંઠેથી પાંચ સિંહોને વાવાઝોડાને પગલે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગઇકાલે સાંજે વરસાદ થવા પામ્યો હતો સત્તાવાર ડેડીયાપાડામાં એક કલાકમાં અર્ધો ઇંચ વરસાદ થયો હતો